મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતમાં ટેકનોલોજી ઇનોવેશન્સ નથી એવું મ્હેણું ભાંગીને યુવાશકિતના સામર્થ્યના સથવારે સરકારે સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપનો વ્યાપક અમલ પ્રોત્સાહનથી નયાભારતના નિર્માણની દિશા કંડારી છે

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના એસ એસ

પી સેલ અને ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની આ સરકારે બેકારી કાયમી દૂર કરવાના પરિણામલક્ષી આયોજનો સાથે યુવાશકિતને તક અવસર આપી જોબ સીકરથી જોબ ગીવર બનાવ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતુ કુલ્પના શાહ બંધ પ્રતિસાદ ઈંધણના ભાવોમાં સતત થઈ રહેલા વધારાની અસર જનજીવન પર પડી રહી છે ત્યારે આજે વિપક્ષી દળો અને કોંગ્રેસે તેના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું હતું જોકે દેશભરમાં રાજ્યો અનુસાર અલગ અલગ પ્રતિસાદ સાંપડયો હતો

જિલ્લામાં પણ બંધને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરાયા હતા પરંતુ કોંગ્રેસ પ્રમુખ સહિતના અનેક હોદેદારો અને કાર્યકરોની ઠેર ઠેર પોલીસ દ્વારા અટકાયાત કરાઈ હતી

જોકે ચોક્કસવિસ્તારમાં બંધને સમર્થન મળ્યાના કોંગ્રેસે દાવા કર્યા પછે પરંતુ એકલ દોકલ વિસ્તારમાં થોડા સમય માટે દ્વકાનબંધ રહ્યા સિવાય કચ્છમાં કયાંય બંધની અસર જોવા મળી ન હતી

જેમાં કચ્છના ગુરુ શિષ્યાને ભારત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા હતા

જેમાં કચ્છના કલાગુરુ વેશાલીબેન સોલંકીને હ્વકલા શિરોમણિ ભારત ગૌરવ અને તેમના શિષ્યા જિયા ગોરસિયા હ્વબાળ પ્રતિભા શિરોમણિ ભારત ગૌરવ એવોર્ડ માટે પસંદ કરાતા પ્રમાણપત્ર ભારત ગૌરવ ટ્રોફી અને પદકથી પદ્મશ્રી ડો તુર્લાપતિ કુંતલ રાવ તેલુગુ ફિલ્મ કલાકાર પિલ્લા પ્રસાદ અને વિજયવાડા કમિશનરના હસ્તે અર્પણ કરી નવાજવામાં આવ્યા હતા

ટીઓ કચેરીમાં અગ્રતા કચ્છમાં જેમની સંખ્યા નોંધપાત્ર છે તેવા પરિવહનકારોને સરકાર દ્વારા વાહનોની વજનમર્યાદામાં વધારો કરી દેવાયા બાદ પરિવહનકારોની મુશ્કેલી ઓછી કરવા અને તેમનાં વાહનોમાં ગ્રોસ વેઈટ જીવીડબલ્યુ વધારવા માટેની કાગળિયાની પ્રક્રિયા અને ફી સહિતની યંત્રણા માટે આરટીઓ કચેરીમાં અગ્રતા આપવાનો નિર્ણય કચેરીઓ દ્વારા લેવામાં આવ્યો છે નોંધનીય છે કે સરકાર દ્વારા પરિવહન વાહનોના વર્તમાન વજનમાં પચીસ ટકા વધુ વજનની સત્તાવાર છૂટ અપાયા બાદ પરિવહનકારોને તેવી છૂટ મેળવવા માટે નિયત અરજી ફી સહિતની પ્રક્રિયામાંથી પસાર થવાનું હતું ચ્છમાં આશરે દોઢ લાખની આસપાસ પરિવહન વાહનો છે જેમને આવો લાભ મળતો હતો ત્યારે આરટીઓ કચેરીમાં તેમને અનેક હાલાકીનો સામનો થતાં આ વર્ગ પરેશાન બન્યો હતો

સમુદાયના વિવિધ સાત સંઘો દ્વારા સવારે વ્યાખ્યાન દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક ક્રિયાઓ આંગી સાંજે પ્રતિક્રમણ રાત્રે ભક્તિમય ભાવના કલ્પસુત્રના દર્શન સહિતના વિવિધ આયોજનોમાં જૈનો મોટી સંખ્યામાં જોડાયા છે ત્યારે આજે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી હર્ષભેર કરાઈ રહી છે તો આ ધાર્મિક આયોજનો ઉપરાંત માસક્ષમણ અફઈતપ અફમતપ ઉપવાસ અકોસણા સહિતનાતપની પણ ભક્તિભાવ પૂર્વક આરાધના કરાઈ રહી છે જિનાલયોને રંગબેરંગી રોશનીથી શણગારાયા છે તો ભગવાનની પ્રતિમાનજીને વિવિધ આંગી શણગાર કરવામાં આવી રહ્યા છે ગુરૂવારે સવંત્સરીના દિને સાવંત્સરિક ક્ષમાપના સહિતની ક્રિયાઓની જૈનો મોટી સંખ્યામાં આરાધના કરશે

જીસીઆરટી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન શ્યામજી કૃષ્ણવર્મા વિકાસ સંકુલ તેમજ એઈમ્સ શાળા દ્વારા યોજાયેલા આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ ગણિતના આધારે પ્રયોગોમોડેલસ્ અને કૃતિઓ પ્રદર્શિત કરી હતી કુલ્પના શાહ ઝરમર વરસાદ આજે દિવસ દરમિયાન ભુજ કુકમા અંજાર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તાર તેમજ માંડવી પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું તેમજ ભુજ કુકમા સહિત કેટલાક વિસ્તારોમાં બપોરે ઝરમર ઝાપટું વરસ્યું હતું ત્યારે જિલ્લાવાસીઓ મેઘમહેર થાય તેવી ઝંખના સેવી રહ્યા છે